અને જીલ્લાના તમામ તાલુકાઓમાંથી વરસાદના સમાચાર મળી રહયા છે

છેલ્લા ત્રણ વર્ષથી અછતની કપરી સ્થિતિનો સામનો કરતા કચ્છ જીલ્લામાં સર્વત્ર આનંદ વ્યાપ્યો છે અને સરહદી જીલ્લામાંથી દુષ્કાળને દેશવટો મળયો છે

ગઇ રાત સુધીમાં ગાંધીધામ ભચાઉ રાપરમાં સરેરાશ ચારથી સાત ઈચ વરસાદ વરસતા માર્ગો સરોવરોમાં ફેરવાયા હતા નદી તળાવોમાં નવા નીર આવ્યા છે

સચરાયરા વરસાદથી ગ્રામજનોખેડૂતોપશુપાલકો વગેરેમાં ખુશીની લાગણી વ્યાપી ગઇ છે

નલીયા બારાને જોડતો મહત્વનો માર્ગ બંધ થયો હોવાના સમાચાર છે બારા ગામની નદીમાં પાણી આવતા આ માર્ગ બંધ થયો છે

જેનાથી અનેક વાહનો ફસાયા હોવાનું જાણવ મળ્યું છે

આ પરીક્ષાઓ ની નવી તારીખો ફવે પછી જાહેર કરવામાં આવશે